ત નીતિ આયોગ આજે સૌ પ્રથમવાર દેશની ઓનલાઇન ડિસ્પ્યૂટ રીસોલ્યુશન હેન્ડબુક લોન્ય કરશે

કેટલાંક અગ્રણીઓ જાહેરમાં માસ્ક પહેરતા નથી અને રાજકીય નેતાઓના સ્ટેજ ઉપર બે વ્યક્તિઓ વચ્ચે યોગ્ય અંતર જળવાતું નથી તે બાબતને ચૂંટણી પંચે ગંભીર નોંધ લઈને બધા જ રાષ્ટ્રીય અને રાજ્યના પક્ષોને લખેલા પત્રમાં યૂંટણી પંચે આવો સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે તેમણે કહ્યું છે કે જાહેર સ્થળોએ માસ્ક નહીં પહેરવાથી વ્યક્તિ પોતાને અને અન્ય લોકોના આરોગ્યને જોખમમાં મુકે છે કોવિડને લગતી માર્ગદર્શિકાઓને દોહરાવીને ચૂંટણી પંચે આ માર્ગદર્શિકાનું યુસ્ત રીતે પાલન કરવામાં રાજકીય પક્ષોનો સહકાર માગ્યો છે

યૂંટણી પ્રક્રિયા દરમિયાન પારદર્શકતા વધારવા યૂંટણી પંચે ઇ વી એમ

જ્યારે કોંગ્રેસ ડાબેરી દળ અને ઇંડિયન સેક્યુલર દળ સંયુક્ત મોરચાના બેનર હેઠળ ચૂંટણી લડી રહ્યા છે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાઇ રહી છે

એમ સી

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે સુશ્રી મમતા બેનરજીને બીજી વખત નોટિસ પાઠવી છે

ડોક્ટર હરેઠૃષ્ણ મહતાબ દ્વારા લખાયેલ ઓડિશા ઇતિહાસ ની હિન્દી આવૃત્તિના ગઈકાલે નવી દિલ્ફીમાં યોજાએલા લોકાર્પણ સમારોહમાં બોલતાં શ્રી મોદીએ પુનરોચ્યાર કર્યો કે કેન્દ્ર જે ક્ષેત્રને વિશેષ મહત્વની જરૂર છે એ તમામ ક્ષેત્રોમાં વિકાસ માટે કેન્દ્રિત અભિગમ ધરાવે છે ઈશાનનાં રાજ્યો અને પૂર્વીય ક્ષેત્ર માટેના વિશેષ પ્રોજેક્ટ્સ પર પ્રકાશ પાડતાં શ્રી મોદીએ કહ્યું કે સરકારે આ ક્ષેત્રમાં માળખાગત ઉદ્યોગોના વિકાસ માટે અનેક મહત્ત્વના પ્રોજેક્ટ શરૂ કર્યા છે તેમણે કહ્યું કે દરિયાકાંઠા પર વસતા માછીમારોના જીવન સુધારણા માટે વાદળી ક્રાંતિ માટે પ્રતિબદ્ધ છે

દરમિયાન ગુજરાતમાં ગઇકાલે સતત બીજા દિવસે કોવિડના ચાર હજારથી વધુ કેસ નોંધાયા છે

ડી

એ અદાલતની બહાર થતાં વિવાદોનું નિરાકરણ છે જેમાં નાના અને મધ્યમ કેસોનો ડિજીટલ માધ્યમથી વાટાઘાટો મધ્યસ્થી અને લવાદ જેવી વૈકલ્પિક પધ્ધતિથી નિરાકરણ લાવવામાં આવશે સર્વોચ્ય અદાલતના ન્યાયમૂર્તિ ડી

ચંદ્રચૂડ સ્વાગત પ્રવચન સાથે આ હેન્ડબુકનું લોન્ચિંગ કરશે

નવી દિલ્ફીમાં પત્રકારો સાથે વાત કરતાં રેલવે બોર્ડના અધ્યક્ષ સુમિત શર્માએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર તરફથી રાજ્યમાં ટ્રેનોના આવન જાવન બંધ કરવા કે ઘટાડવા માટે કોઈ જ સૂચના મળી નથી તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રવાસીઓ માટે બધી જ ટ્રેનો ઉપલબ્ધ છે તેમણે જણાવ્યું કે આ સમય દરમિયાન રેલવે સ્ટેશનો પર જોવા મળતી ભીડ સામાન્ય છે માંગ અને વિનંતી પ્રમાણે રેલવે ટ્રેનોની સંખ્યામાં વધારો કરાશે

આકાશવાણીના સંવાદદાતાના અહેવાલ મુજબ બંને દેશોના કોર્સ્વ કમાન્ડર આ પ્રદેશમાં વધતા જતા તણાવને ઓછો કરવા વિવિધ મુદ્દે ચર્ચા કરશે